ત્યારે રાજકીય પક્ષોનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમરેલીમાં અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ભૂજ

અમદાવાદમાં મતદાન જાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે હિંમતનગર સુરેન્દ્રનગર અને આણંદમાં ચૂંટણીસભાઓ સંબોધી હતી

કોંગ્રેસની તૂલનાએ ભાજપના શાસનકાળમાં અઢળક અવસર મળ્યા હોવાનો દાવો શ્રી મોદીએ રજુ કર્યો હતો અને મોટાપાયે મીઠુ પકવતો સુરેન્દ્રનગર જિલ્લો હવે નર્મદાના પાણીથી ખેતીવાડીમાં સમુદ્ધ બનશે તેવી વાત પણ તેમણે કરી હતી પ્રધાનમંત્રીએ સુરેન્દ્રનગર અગાઉ હિંમતનગરમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું આણંદ ખાતે જાહેરસભાને સંબોધતાં પાંચ વર્ષ પહેલા જનતાએ મને પ્રધાન સેવક તરીકે બેસાડ્યો ત્યારે મે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિના સોગંદ ખાઈ સરદાર સાહેબના સ્વપ્ના પૂરા કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો તેમણે ઉમેર્યું કે ગરીબો માટે ભૂતકાળની સરકારની સરખામણીમાં છ ગણા વધારે આવોસ ગરીબ મહિલાઓના ઘરમાં ગેસ કનેક્શન છેવાડાના ઘર ગામ સુધી વીજ કનેક્શન આઝાદીના સાત દશકા બાદ કરોડો શૌચાલયનું નિર્માણ યુવાઓને સાત લાખ કરોડ રૂપિયાની લોન બેન્ક ગેરંટી વગર જેવા કાર્યો અને ફક્ત જનતાના આશીર્વાદ લીધે જ શક્ય બન્યા છે તેમણે ઉમેર્યું કે આણંદની ધરતી સંતરામ મંદિર સત કેવલ પરંપરા અને સ્વામીનારાયણ પરંપરાઓએ ભૂતકાળમાં ફક્ત ચરોતર અને ખેડામાં જ નહીં સમગ્ર ગુજરાતમાં સાંસ્કૃતિક ચેતનાને જગાડવાનું કાર્ય કર્યું છે

તેમની સાથે લોકસભાના ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડિયા અને ભાવનગર લોકસભાના ઉમેદવાર ભારતીબેન શિયાળ પણ આ સભામાં જોડાશે

કચ્છમાં ભુજ ખાતે ચૂંટણી સભા સંબોધ્યા બાદ તેઓ જૂનાગઢના વંથલી ખાતે બીજી ચૂંટણીસભા માટે પહોંચશે રાહુલ ગાંધીની ત્રીજી ચૂંટણી સભા આવીતકાલે બારડોલી ખાતે યોજાઇ હોવાથી ગુજરાત કોંગ્રેસ તડામાર તેયારીમાં લાગી ગઇ છે દરમિયાન કોંગ્રેસના નવજોત સિદ્ધુએ ગઈકાલે પાટણના બગવાડા દરવાજા વિસ્તારમાં યોજાયેલી કોંગ્રેસની ચૂંટણી પ્રચાર સભાને સંબોધી હતી

તેમણે મતદારોને હવે કોંગ્રેસને સરકાર રચવાની તક આપવા આગ્રહ કર્યો હતો ગરીબ વર્ગની ભલાઇને ધ્યાનમાં રાખી સરકાર ચલાવવાનો મંત્ર ફક્ત કોંગ્રેસ પાસે હોવાનો દાવો કર્યો હતો બારડોલી લોકસભામત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર ડૉ તુષાર ચૌધરીએ ચૂંટણી પ્રચાર કર્યો હતો

ઓમજી માથુર આજે અમદાવાદ પશ્ચિમ લોકસભા ગ્રૂપ મિટીંગમાં હાજરી આપશે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે દિયોદર પાંઠાવડા અને પાલનપુર ખાતે જાહેરસભા સંબોધશે કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલા આજે પાટણ વાંકાનેર અને મોરબી ખાતે જાહેરસભા સંબોધશે કેન્દ્રિય મંત્રી કુંવરજી બાવળા અને મોરબી ખાતે તો પરેશ રાવલ ભૂજ સુખપર અને માધાપર ખાતે જાહેરસભાઓ સંબોધશે

હવામાન હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં વાતાવરણ સુકુ રહેવાની આગાહી કરાઈ છે